પ્રધાનમંત્રીએ શોક વ્યકત કર્યો

ટવીટર પર તેમણે ઘવાયેલાઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ વ્યકત કરી છે

સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરી વિશે જાણકારી મળ્યા પછી ગણતરીના કલાકોમાં કીગામ વિસ્તારમાં દારમડોરા ગામે સૈન્ય દ્વારા જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સૈન્ય દ્વારા ઘેરો સઘન બનાવતા છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો જા કે માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના આતંકવાદી જૂથની ઓળખ હજુ સુધી થઇ નથી આ સ્થળ પરથી ભારે માત્રામાં હથિયારો અને બોમ્બ વિસ્ફોટક સામગ્રી મળી આવી છે

લોકતાંત્રિક તથા કાયદાનું શાસન બંધારણીય અધિકારોને પ્રોત્સાહન આપે છે અને તેમનું રક્ષણ કરે છે તેને વ્યાપક આવકાર મળેલો છે શ્રી રવીશકુમારે જણાવ્યું હતું કે ભારતના નાગરિકોના બંધારણ રક્ષિત અધિકારોની સ્થિતિ વિષે બોલવાનો એક વિદેશી સરકારને કાનૂની અધિકાર નથી દરમિયાન ભારતીય જનતા પક્ષે ગઇકાલે એક નિવેદનમાં કહ્યું કે આ અહેવાલ પક્ષ અને નરેન્દ્ર મોદી સરકાર સામે સ્પષ્ટ પૂર્વગ્રહ પ્રદર્શિત કરે છે પક્ષના પ્રવકતા અને રાજ્યસભાના સાંસદ અનિલ બલુનીએ જણાવ્યું કે લઘુમતીઓ વિરોધી હિંસા પાછળ કોઇ મોટો ઇરાદો હોવાની અહેવાલમાં વ્યક્ત કરાયેલી ધારણા સાવ ખોટી છે મોટાભાગના આવા બનાવો સ્થાનિક વિખવાદોના પરિણામે અને ગુનાહિત મનોવૃત્તિના કારણે આચરવામાં આવ્યા હતા

તેમાં મુઝફફરપુરમાં ચાર પુર્વ ચંપારણમાં બે અને બેગુસરાઈમાં એકનું મોત થયું છે

તેમાં જમુઈ અને બાંકા ખાતે છ જણાના મોત થયા છે આ ઉપરાંત બકસર બેગુસરાઈ અને અરવાલમાં પણ મોત થયા છે મુખ્યમંત્રી નીતીશકુમારે મૃતકોના પરીવારને ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે તથા ઘવાયેલાઓને તાત્કાલિક સારવાર માટે જણાવ્યું છે

આવક વેરા વિભાગના અપીલ સત્તા મંડળે પોણા ચાર કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરવાના આદેશને મંજુરી આપી છે તેમાં પટણા વિમાન મથક નજીક આવેલુ બે માળનું મકાન જપ્ત કરાયું છે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ શ્રી જે પી નડ્ર રાજયસભામાં અને કેન્દ્રીય મંત્રી પ્રતાપચંદ્ર ષડંગી લોકસભામાં આભાર પ્રસ્તાવ રજુ કરશે આવતીકાલે લોકસભામાં જમ્મુ કાશ્મીર અનામત સુધારા ખરડી પણ રજુ કરાશે તથા આધાર કાનુની સુધારા ખરડો પણ રજુ થશે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

નફાએ આજે પાટનગર દિલ્હીમાં શહિદી પાર્કમાં જઇ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના આદર્શ અને ભારતીય જનસંઘના સ્થાપક ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીને આજે તેમના શહિદ દિને શ્રદ્ધાંજલિ પાઠવી છે શ્રી મોદીએ ટ઼વીટર પર કહ્યું છે કે એક સમર્પિત દેશ ભક્ત અને ગૌરવશાળી રાષ્ટ્રવાદી એવા ડોકટર મુખર્જીએ તેમનું પૂરૂં જીવન ભારતની એકતા અને અખંડિતતા માટે અર્પણ કરી દીધું હતું

તેમણે જીલ્લાના અધિકારીઓને લોકોના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા સલાહ આપી હતી

વી પ્રસારણના કરાર થયા છે આજે ઢાકામાં તેમણે કહયું કે બાંગ્લાદેશ ટીવી અને બેતાર ચેનલ ભારત અને ડીડી ઈન્ડીયા બાંગ્લાદેશમાં બતાવવામાં આવશે

વિદેશ મંત્રી ડોકટર એસ

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્યામીન નેતાનયાહ સાથે યેરૂસલેમમાં બેઠક પહેલા તેમણે જણાવ્યું કે ઈરાન કે અન્ય દેશ પણ અમેરિકાને ઓછુ ન આંકે મંગળવારે ઈરાને અમેરિકાનું ડ્રોન વિમાન તોડી પાડતાં વળતા પ્રહારરૂપે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હ્મલો કરવાનો આદેશ પાછો ખેંચી લીધો ફતો જહોન બોલ્ટને કહ્યું કે અમેરિકાનું લશ્કર હંમેશા વળતો જવાબ આપવા તૈયાર હોય છે

તાજેતરમાં ભુવનેશ્વરમાં રમાયેલી પુરૂષોની હોકી ચેમ્પીયનશીપ પણ ભારતે જીતી લીધી હતી તે ધ્વારા ભારતીય ટીમે ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું છે સેમી ફાઈનલમાં ભારતીય ટીમે યીલીને હરાવ્યું હતું આજે વિજેતા થતાં ભારત નવમાં નંબરેથી આગળ વધશે

આજની મેચ બંને ટીમ માટે મહત્વપુર્ણ છે દક્ષિણ આફીકા આઠમા ક્રમે અને પાકિસ્તાન નવમા ક્રમે છે બંને પાસે ત્રણ પોઈન્ટ છે ત્યારે સેમી ફાઈનલમાં આવવા માટે પાકિસ્તાનને હવેની યારેથ મેય જીતવી જરૂરી છે જા આજે દક્ષિણ આફ્રિકા હારી જાય તો તે ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જશે